રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપેલા અહિંસાના સંદેશાને ટાંકીને તેમણે લોકોને ખાસ કરીને યુવાઓને અહિસાના અમૂલ્ય સંદેશાના નહિ ભૂલવાની અપિલ કરી હતી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સધ્યાએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા રાષ્ટ્રપતિ કોવિંદે ભાર પૂર્વક જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધીજીના વિયારો અને આદર્શો રાષ્ટ્ર ઘડતરની આપણી કામગીરીમાં આજે પણ પ્રસ્તુત છે તેમણે ભારત અને ભારતીયો સંમગ્ર દેશના વિકાસની સાથેસાથે માનવ જાતિ માટે પણ સમર્પિત રહિને આગળ વધે તેમ શીખ આપી હતી તેમણે કહ્ય કે સરકારે આંતરીક સલામતી વ્યવસ્થા મજબૂત બનાવવા નક્કર પગલા લીધા છે રાષ્ટ્રપતિએ કહ્યું કે આરોગ્ય અને શિક્ષણ સુશાસનના મૂળ આધારસ્તંભો છે અને છેલ્લા સાત દાયકામાં આપણે આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્યમાન ભારત યોજના દ્વારા વર્તમાન સરકારે આરોગ્ય અને લોક કલ્યાણ ક્ષેત્રો ઉપર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રીત કર્યું છે શિક્ષણ અંગે બોલતા શ્રી કોવિંદે કહ્યું કે સરકારે દરેક બાળક અને યુવાન શિક્ષણ મેળવે તે માટે સઘન પ્રયાસો શરૂ કરાયા છે જળ સંગ્રહ અને જળ વ્યવસ્થાપન ખૂબ જ અગત્ય ધરાવે છે તેથી સ્વચ્છ ભારત યોજના અને જળ જીવન મિશન લોકપ્રિય યળવળ બની રહેશે તેવો વિશ્વાસ રાષ્ટ્રપતિએ વ્યકત કર્યો

બાબ સાહેબ આંબેડકરના મહત્વના વિધાનોને ટાંકીને રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે બાબ સાહેબના શબ્દો દેશને વધુ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવામાં માર્ગ દર્શક નિવડશે

આ પુરસ્કારો તેમને આવતીકાલે પ્રજાસત્તાક દિને અર્પણ કરાશે

આ પૈકી પાંચ વિજેતાઓને મરણોત્તર પદક અપાશે વ્યકિતનું જીવન બચાવવામાં નોંધપાત્ર કામગીરી કરનારને આ પ્રસ્કાર અપાય છે

ભારતમાં સુનિચ્છિત લોકશાહી પધ્ધતિના કારણે નાગરિકોની સહભાગીતા મજબૂત બને છે આજે દિલ્હીમાં રાષ્ટ્રીય મતદાર દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ દેશમાં લોકશાહી મજબ્રત બનાવવા નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતિ કેળવવામાં દેશના યૂંટણીપંચે લીધેલા પગલાની પ્રશંસા કરી હતી

આવતીકાલે દિલ્ફીના રાજપથ ખાતે યોજાનાર મુખ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી ઝીલશે આ વર્ષે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જાયર મસિઆસ બોલસોનારો પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

આવતીકાલે સાંજે છ વાગ્યે હિન્દીમાં મનકી બાત ના પ્રસારણ પછી વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનુ પ્રસારણ તરત જ કરાશે

આ સાત ટીમ દિલ્ફી કોલકાતા મુંબઇ ચેન્નાઇ બેગાલુરુ હૈદરાબાદ અને કોચીની મુલાકાત લેશે કેન્દ્રની દરેક ટીમમાં જાહેર આરોગ્ય નિષ્ણાંત માઇક્રોબોયોલોજિસ્ટ અને એક ક્લિનીશ્યન રહેશે આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને આજે દિલ્હીમાં યોજાયેલી સમિક્ષા બેઠકના અંતે આ નિર્ણય લીધા હતો મંત્રાલયે જણાવ્યું છે કે સુચિત ટીમ હોસ્પિટલો અને વિમાન મંથકોની મુલાકાત લઇને ત્યાં તૈયાર કરાયેલા આઇસોલેશન વોર્ડ અને વ્યકિતગત સંરક્ષણના ઉપકરણોની વિગતો મેળવશે આ ટીમ રાજ્યના આરોગ્ય સચિવો સાથે વાતયીત કરીને સંબંધીત રાજ્યોની સજ્જતા મજબૂત બનાવવા અને આ ક્ષેત્રે સહાયની નવી તકો અંગે વિચારણ કરશે દરમિયાન શ્રી ફર્ષવર્ધને ઉતરાખંડના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને નેપાળની સરહદે કોરોના વાઇરસના સ્ક્રિનિંગની વ્યવસ્થા ગોઠવવા શકય તમામ સહાયની ખાતરી આપી હતી

તેમણે કહ્યું કે પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળીના સંયુક્ત કાર્યવાહીના પગલે આંતકવાદી નેટવર્ક તોડવામાં સફળતા મળી છે અને આંતકવાદીઓને સહાય આપતા તત્વોને તારવી કઢાયા છે